મતગણતરી સવારના આઠ વાગે શરૂ થશે મતગણતરીમાં સૌપ્રથમ પોસ્ટલ બેલેટ અને ઈલેક્ટ્રોનિકલી ટ્રાન્સમીટેલ પોસ્ટલ બેલેટ સિસ્ટમથી આવેલ મતોની ગણતરી થશે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર મતગણતરી કર્મચારી દરેક વિધાનસભાના સેગમેન્ટમાંથી પાંચ ઈવીએમ મશીનના મતો વીવીપેટની સ્લીપ સાથે સરખાવશે

મતગણતરી સરળ અને મુક્ત રીતે થાય તે માટે ચૂસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે આકાશવાણીના ન્યૂઝ સર્વિસીઝ ડિવીઝન દ્વારા લોકસભા અને ચાર વિધાનસભાની ચૂંટણીના વિશ્વસનીય અને તાજાં પરિણામોના પ્રસારણની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે

આ કંટ્રોલરૂમ ઈવીએણ મતો સંબંધિત ફરિયાદો ઉપર દેખરેખ રાખશે સ્ટ્રોંગરૂમમાં સલામતી હેઠળ રખાયેલા ઈવીએમ સ્ટ્રોંગરૂમની સલામતી ઉમેદવારોને સ્ટ્રોંગરૂમના તેમના એજન્ટને ઉપસ્થિત રહેવાની પરવાનગી સીસી ટીવી નિરીક્ષણ કોઈપણ ઈવીએમને હરેફેર અને મતગણતરી દરમિયાન ઈવીએમ સંબંધિત ફરિયાદ કંટ્રોલરૂમને કરી શકાશે

નવી દિલ્હીમાં ગઇકાલે સાંજે એનડીએના આગેવાનોને સંબોધતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે એનડીએનો ઉદ્દેશ સત્તા અથવા મતો બનાવવાનો નથી પરંતુ ભારતનો નિર્માણ કરવાનો છે બેઠકમાં પત્રકારોને સંબોધતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી કર્નલ રાજ્યવર્ધનસિંહ રાઠોડે જણાવ્યું હતું કે દેશની સલામતી અંગે એનડીએનો અભિગમ મક્કમ છે અને દેશની સલામતી જાળવવા એનડીએને સફળતા પણ મળી છે

જોકે ગેરહાજર રહેલા ત્રણ પક્ષોએ તેમના ટેકો જાહેર કર્યો હોવાનું શ્રી રાઠોડે જણાવ્યું હતું આ બેઠકમાં લોકસભાની ચૂંટણીના સંભવિત પરિણામો વ્યૂહરચના અંગે ચર્ચા કરવામાં આવી બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપરાંત અકાલી દળના વડા પ્રકાશસિંહ બાદલ જેડીયુના વડા નીતીશકુમાર શિવસેનાના પ્રમુખ ઉદ્વવ ઠાકરે લોકજન શક્તિ પાર્ટીના વડા રામવિલાસ પાસવાન તથા એ

એ ડી

ના વડા ઇ

લોન્ચ કર્યા બાદ ઈસરોના ચેરમેન કે સિવાને જણાવ્યું છે કે આ ખાસ મિશન એટલા માટે મહત્વનું છે કે પી

સેટેલાઈટનો ડેટા કૃષિ વન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે સહાયરૂપ બનશે સેટેલાઈટ હવામાનના નિરીક્ષણ માટે પણ સક્ષમ બનશે

વેંકેયા નાયડુએ રિસેટ ટુબી ઉપગ્રહને ભ્રમણકક્ષામાં મૂકવા બદલ ઈસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન આપ્યા એક ટ્વિટર સંદેશામાં શ્રી નાયડુએ કહ્યું કે ઈસરો દ્વારા વિકસીત બધા જ હવામાન રડાર ઈમેજિંગ પૃથ્વી અવલોકન ઉપગ્રહ ખેતી વનસંવર્ધન અને આપત્તિ વ્યવસ્થાપનમાં ભારતની તમામ હવામાન આધારિત ક્ષમતાઓને વધારશે

એકાઉન્ટર સેના અને જમ્મુ કાશ્મીરની પોલીસ સંયુક્ત રીતે આ એનકાઉન્ટર હાથ ધરાયું હતું અને આતંકવાદીની આ વિસ્તારમાં હાજરી જણાતાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું

ની બેઠકમાં હાજરી આપી હતી તેમણે કહ્યું હતું કે ભારત ક્રષિ ઔષધ માહિતી ટેકનોલોજી અવકાશ નાણા અને રૂપાંતરિત ઊર્જાના ક્ષેત્રોમાં એસ

સભ્યોને નિષ્ણાંતોની સેવા આપવા તૈયાર છે સુશ્રી સ્વરાજે ભારત પ્રાદેશિક કનેક્ટિવીટી આપવા વચનબદ્ધ છે તે ઉત્તર દક્ષિણ ટ્રાન્સપોર્ટ કોરિડોર ચાબહાર પોર્ટ અઝઘા બેટ સમજૂતી કરાર અને ભારત મ્યાનમાર થાઈલેન્ડના ત્રિ પક્ષીય હાઈવે માટે સક્રિય છે બેઠક અગાઉ શ્રીમતી સ્વરાજ પ્રમુખ સુરાનબે જીનબેકોવને મળ્યા હતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે જણાવ્યું કે બંને દેશો દ્વિપક્ષીને વધારવાનો આશાવાદ ધરાવે છે શ્રીમતી સુષ્મા ગઈકાલે બપોરે બિશકેક પહોંચ્યા હતા તેમણે વિદેશમંત્રી ઐદરબેકોવ સાથે રાજકીય સંરક્ષણ વેપાર અને રોકાણ આરોગ્ય વગેરે અંગે ફાળદાયી મંત્રણા કરી હતી

જોખા અલાહાર્થીએ એરેબિક ભાષામાં આ પ્રાઈઝ મેળવનાર પ્રથમ લેખક છે

કેલેસ્ટીયલ બોડીઝ પુસ્તકે ગઈ સાલના પોલેન્ડના ઓલ્ગા ટોકારઝક સહિત યુરોપ અને અમેરિકાના અન્ય છેલ્લા પાંચ વર્ષના વિજેતાઓને માત આપી છે